બંને મહાનુભાવોએ ગુજરાત ઉઝબેકિસ્તાનના લોકોના નાગરિકોના વ્યાપક હિતમાં પરસ્પર વ્યાપાર નિવેશ તેમજ પીપલ ટુ પીપલ કોન્ટેકટ વધારવાનો નિર્ધાર બેઠકમાં વ્યકત કર્યો હતો ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ જણાવ્યું કે તેઓ ગુજરાતના વેપાર ઊદ્યોગકારોને તમામ સહયોગ આપશે અને જરૂર જણાયે પોતાના ખાસ સત્તાધિકારોનો ઉપયોગ કરીને નિયમોમાં છૂટછાટ મૂકીને વધુ પ્રોત્સાહક છૂટછાટો પણ આપશે એટલું જ નહિ અન્ય કોઇ પણ રાષ્ટ્રને ઉઝબેકિસ્તાનમાં મળી ન હોય તેવી સુવિધા અને રાહતો આપવા પણ તેઓ ઉત્સુક છે ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું કે તેમની સરકારના ત્રણ મંત્રીઓ દર ત્રણ માસે ગુજરાત આવશે તેમજ ગુજરાતમાં બે ત્રણ દિવસ રોકાણ કરીને રાજ્ય સરકારના અધિકારીઓ અને ઊદ્યોગ વેપારના પ્રતિનિધિઓ સાથે બેસીને જો કોઇ પ્રશ્નો સમસ્યા હશે તો તેનું નિવારણ લાવશે

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને આવતીકાલે ગુરુવારે બપોરે બે વાગ્યે ડૉ

આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડિયા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ શ્રી અનુપમ આનંદ તથા અનુસુચિત જાત કલ્યાણના નિયામક શ્રી પ્રકાશ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે પ્રાણીસંગ્રહાલય વન્ય પ્રાણી આદાન પ્રદાન યોજના અંતર્ગત જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય માં સફેદ વાઘ અને શાહ્ડી સહિતના પ્રાણીઓનું આગમન થયું છે તિરૂપતિ ઝુઓલોજી પાર્ક ખાતે થી આ વન્ય જીવો ને જૂનાગઢ લાવવામાં આવ્યા છે જેની સામે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય માંથી સિંહ ચિંકારા અને બગલા સહિતના પશુ પક્ષીઓ તિરૂપતિ પાક્રમાં મોકલવામાં આવ્યા છે દિવાળી વેકેશન દરમિયાન પ્રાણી સંગ્રહાલય ની મુલાકાતે આવનાર પ્રવાસીઓને ખાસ કરીને સફેદ વાઘ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે

આ અંગેની બેઠકમાં મેયર શ્રીમતી બીનાબેન આયાર્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયા એસ પી શ્રી બલરામ મીના ડી સી પી શ્રી મનોહરસિંહ જાડેજા એ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરૂં પાડયું હતું આ બેઠકમાં ઉપસ્થિત સ્વૈચ્છીક સંસ્થાઓ કલબો સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓને મોટી સંખ્યામાં લોકો સરકારના વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપરાંત તેમના પરિવારજનોને પણ રાષ્ટ્રીય એકતા દિવસનાં કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું